પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

નાગરિકતા સુધારા કાયદાની તરફેણ માં થોજાયેલી આ રેલી માં ઉમટી પડેલા ભાજપ કાર્યકરો નું નેતૃત્વં કાર્યકારી પ્રમુખ જે

પાડોશી દેશો માં ધાર્મિક ઉત્પીડન નો શિકાર બન્યા બાદ પોતાના દેશ માં શરણ લેનાર લોકો ને નાગરિકતા બક્ષવાની વાત કેટલી મહત્વ ની છે તેની સમજણનો ફેલાવો આમઆદમી સુધી કરવા માટે આ રેલી યોજાઇ છે વિરોધપક્ષ દ્વારા કરતો આપ પ્રચાર કેટલો ભ્રામક છે તેની વાત પણ આ રેલી માં કરશે

આર પી ગ્રાઉન્ડ એ એમ સી નરોડા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે

અમદાવાદમા ખેલમહાકુંભના વિજેતાઓને એવોર્ડ વિતરણ સમારોહમાં તેમણે કહ્યું કે ગુજરાતે આ ખેલમહાકુંભની ફલશ્રૃતિએ અનેક આંતરરાષ્ટ્રીયકક્ષાના ખેલાડીઓ આપ્યાં છે

શિવરાજ ચૌહાણ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ છે કે નાગરિકત્વ અધિનિયમ અંગે વિરોધ પક્ષ દ્વારા ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે આજે જ્યપુરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસ હિંસા સામે એકપણ અક્ષર બોલતી કેમ નથી વિદેશમાં દમન પામેલા લોકોની દાયનીય સ્થિતિનું તેમને ભાન નથી તેમણે કહ્યુકે ભાજપ ભેદભાવમાં માણતું નથી આ કાયદો નાગરિકત્વ આપવા માટે છે અને નાગરિકત્વ છીનવી લેવા માટે નથી

તેમણે કહયુકે લોકોમાં પ્રવર્તતી ગેરસમજ દૂર કરવા ભાજપ દ્વારા ઠેર ઠેર રેલી યોજવામાં આવી રહી છે હેલ્લારો કચ્છની કથાવસ્તુ ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ હેલ્લારો ને વર્ષ ની શ્રેષ્ઠ ફીયર ફિલ્મ નો પુરસ્કાર આજે નવી દિલ્લી ખાતે યોજાયેલા સમારંભ માં એનાયત કરાયો છે લેખક દિગ્દર્શક અભિષેક શાહને આ પુરસ્કાર ઉપરાષ્ટ્રપતિ વેંકઈયા નાયડુ એ અર્પણ કર્યો હતો હેલ્લારો ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર અને કસબીઓની ટુકડી આ પ્રસંગે હાજર હતી ફિલ્મ દિગ્દર્શક અભિષેક શાહ પોતે આકાશવાણી ના અમદાવાદ કેન્દ્ર સાથે સંકળાયેલા હોવાથી આકાશવાણી પરિવાર માટે પણ આજે ગર્વ નો અનુભવ કરવાનો દિવસ હતો

જેમાં રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રતએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા હતા

સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આવા જ સુંદર કાર્યો થતા રહે તેવી શ઼ૂભકામના રાજ્યપાલશ્રીએ પાઠવી હતી સમર્પણ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ યાલી રહ્યું છે ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ વહાલુડીના વિવાહનું ભવ્ય આયોજન થયું છે જેમાં સૌરાષ્ટ્રભરની દીકરીઓ વિવાહમાં જોડાઈ છે વહાલુડીના વિવાહમાં જોડાયેલ દીકરીઓને રૂ ત્રણ લાખનો કરીયાવર અર્પણ થયો હતો

ગ્રહણ દોષ બાદ માતાજીનાં દર્શન અને પૂજા કરી શકાશે